નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા મથકે તિલકવાડાની કે

કિસાન સૂર્યોદય યોજનાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગયા ઓક્ટોબર માસમાં શુભારંભ કરવામાં આવ્યો હતો

વી

મી

સંઘની સમન્વય બેઠક ગાંધીનગર નજીક ઉવારસદ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠક ચાલી રઠી છે જેમાં સરસંઘચાલક મોહન ભાગવત સહિતના ટોચના પદાધિકારીઓ હાજર છે સહ સરકાર્યવાહ ડોક્ટર ગોપાલ કૃષ્ણએ પત્રકારોને સમન્વય બેઠક વિષે માહિતી આપતા આજે જણાવ્યુ હતું કે કોરોનાકાળમાં સ્વયંસેવકોએ કરેલા સેવા કાર્યોની સમિક્ષા કરવામાં આવી હતી તેમણે કહ્યું હતું કે શાળા કોલેજ બંધ હોવાથી વિદ્યાથીઓને ઘેર બેઠા ભણાવવાની જવાબદારી સ્વયંસેવકોએ અદા કરી છે

નવી શિક્ષણ નીતિ ઉપર ઊંડી ચર્ચા થઈ હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે જળ સંચય પર્યાવરણ અને બાળકોના સંસ્કાર સિંચન જેવી કામગીરી ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય સંઘ દ્વારા લેવાયો હોવાનું પણ તેમણે જણાવ્યુ હતું

દિક્ષાન્ત સમારોહમાં સંબોધતાં મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અભિનંદન આપ્યા હતા સો શીયલ મીડિયાના જમાનામાં લોકોના હાથમાં મોબાઇલ હોય છે લોકો પોલીસની કામગીરીનું આકલન કરતા હોય છે ત્યારે ગુજરાત પોલીસ અને પરિવારને ગૌરવ થાય તેવું કામ કરવા તેમણે અનુરોધ કર્યો હતો ગુનેગાર પરંપરાગત ગુનાની જગ્યાએ નવા પ્રકારના સાયબર ક્રાઇમ આકાર લઇ રહ્યા છે ત્યારે પોલીસ પણ આધુનિક બને તે દિશામાં કામ કરવામાં આવ્યાં છે

તે તમામને તદન નિશુલ્ક કૃત્રિમ હાથ લગાડવામાં આવ્યા હતા